આ પ્રસંગે તેમણે કહ્યુ કે આસ્થાના કેન્દ્ર સમાન સોમનાથ મંદિરના અવિરત વિકાસ માટે સોમનાથ ટ્રસ્ટની સાથે રાજય સરકાર અને પ્રવાસન વિભાગ કટિબધ્ધ છે તાજેતરમાં સોમનાથ દ્રસ્ટના અધ્યક્ષપદે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પસંદગી થઈ છે

ત્યારે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે જે લેબમાં આગ લાગી હતી ત્યાં ટીબીથી બયાવવા માટેની બીસીજીની વેક્સિન બનાવવામાં આવે છે

આ ઉપરાંત આગના કારણે કોવિશિલ્ડ વેક્સિનને પણ કોઈ નુકસાન પહોંચ્યું નથી આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટસર્કિટ હોવાનું મનાઈ રહ્યુ છે

જયાં તેમને કચ્છ મોરબી સાસંદ વિનોદ યાવડા ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી દીન દયાલ પોર્ટ ટ્રસ્ટના અધ્યક્ષ એસ

મહેતા સહિત અગ્રણીઓએ આવકાર્યા હતા ધોરડો પ્રસ્થાન કરતા પુર્વે તેમણે પુર્વ કચ્છના ઔધોગિક મથક ગાંધીધામની ચેમ્બર ઓફ કોમર્સના સ્થાનિક અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી જેમાં ગાંધીધામ સંકુલ તેમજ શિપિંગક્ષેત્રને સ્પર્શતા પ્રશ્નો અંગે રજુઆતો કરવામાં આવી હતી જેને મંત્રીશ્રીએ યોગ્ય કરવાની હૈયાધારણાં આપી હતી

ઉલ્લેખનીય છે કે ખેડૂતોને અને કૃષિક્ષેત્રને નવી દશા અને દિશા આપવા કેન્દ્ર સરકાર અને રાજય સરકાર પ્રયત્નો કરી રહી છે જેના અનુસંધાને કચ્છ જિલ્લાના ખેડૂતો અને વેપારીઓ માટે એપીએમસી દ્વારા અધતન શાકમાર્કેટ બનવા જઇ રહયું છે આ અધતન શાકમાર્કેટનું ખાતમૂ હુર્ત કરતાં રાજયમંત્રીશ્રીએ જણાવ્યું કે આવી કોરોનાની મહામારીમાં પણ વિકાસના કામો પર અલ્પવિરામ મૂ કાયો નથી તો જાન હૈ તો જહાન હૈ જેવી વાત કરી તેમણે કોરોનાકાળમાં હજુ પણ સાવચેતી અને સલામતી રાખવા સૂ ચન કર્યુ હતું કલ્પના શાહ